રવિ સિઝનના મુખ્ય પાક રાયડા ની ઉપજ બાદ સરકાર દ્વારા ટેકા ના ભાવે રાયડા ની ખરીદી માટે નિયત કરવામાં આવેલ એપીએમસી સેન્ટર પર બારદાન ના અભાવે રાયડા ની ટેકાના ભાવે ખરીદીમાં બારદાન આવી જતા આજથીજ ટેકા ના ભાવે રાયડા ની ખરીદી શરૂ થઈ છે ખેડા અને પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ગામોમાં રાયડાનો પાક બોરીઓમાં તેયાર કરીને વહેલી તકે રાયડા ની ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો ની માંગ હતી અને ટેકાના ભાવે રાયડા ની ખરીદી માટે એપીએમસી સેન્ટર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો

મુરલીક્રિષ્ણાએ આજે અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે ઊભું કરાયેલ રાજ્યના આદર્શ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિક્રાંત પાંડે પાસેથી માહિતી મેળવી હતી

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ઉપસ્થિત મત વિસ્તાર અધિકારીઓને ઈવીએમ વીવીપેટ અને બેલેટ પેપરની ગણતરી સંબંધિત બાબતોની તાલીમ સાથે જાણકારી આપી હતી તેમજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતગણતરી કેન્દ્રો પર સમાન પ્રકારની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ચાલુ વાહને પાન માવા કે ગુટખા ફાકીને થૂંકવા પર ઇ મેમો મોકલવાનો શરૂ થયો છે આ પ્રતિબંધનો ભંગ થવા બદલ આજ સુધીમાં કુલ નવ વાહન માલિકોને ઇ મેમો મોકલવામાં આવ્યા છે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે વધુમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં જુદા જુદાં સ્થળોએ સી સી ટી વી કેમેરા રાખવામાં આવેલ છે જેનું મોનીટરીંગ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવે છે પાન માવા ફાકીની પિચકારી મારનાર કે મસાલો કે અન્ય કચરો ફેકનાર કોઇ પણ નાગરીક સી સી ટી

આ ઇ મેમો મળતા વાહન માલિકોએ દિવસ સાતની અંદર ઇ મેમાની રકમ નજીકની વોર્ડ ઓફીસ અથવા સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરવાની રહેશે જો આ રકમ ભરપાઇ કરવામાં ન આવે તો સેનેટરી ઇન્સપેકટર મારફત એક હજાર રૂપિયાની રકમ રૂબરૂ વસુલ કરવામાં આવશે આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે ધી જી

એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન ચાલકો તથા મુસાફરો દ્વારા ચાલુ વાહને કચરો ફેંકી ગંદકી ફેલાવતી અટકાવવા સ્વચ્છતા પાકીટ નો ઉપયોગ કરતા થાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મધ્ય ઝોન કચેરી મિટીંગ હોલ ખાતે બેઠક યોજાઇ ગઇ આ મિટીંગમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોના ડીલરો ને તેમના વેંચાણ થતા નવા વાહનોમાં આ સ્વચ્છતા પાકીટ બનાવી વિનામુલ્યે આપવાની અપીલ કરવામાં આવી હતી તેમજ રીક્ષા એશોસીએશન ને તેમના વાહનોમાં તથા પાનની દુકાનના ધંધાર્થીઓને તેમની દુકાનમાં આ સ્વચ્છતા પાકીટ રાખવાનું સુચન કરવામાં આવ્યું હતું

જે વિનામુલ્યે રાજકોટની સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી નિર્મલા કોન્વેંટ સ્ક્રલની સામેથી મળી રહે છે

ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી દૂષિત પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ રાજ્ય સરકારને મળી છે આ અંગે હાલમાં વિજીલન્સની તપાસ ચાલી રહી છે અને જે કોઈ જવાબદાર હશે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવી હૈયાધારણા આપી હતી

આ રજૂઆત શિક્ષણ વિભાગના ધ્યાને મૂકાતાં શિક્ષણ વિભાગે અનુમોદન આપતા નવા શૈક્ષણિક સત્રથી તેની અમલવારી કરવામાં આવશે

અમારા પોરબંદરના પ્રતિનિધિ જણાવે છે કે સરદાર પટેલ સંકુલ ખાતે યોજાયેલ કેમ્પમાં બેડમિન્ટન જ્યુડો કુસ્તી અને હેન્ડબોલ તેમજ આશા કિડ્ઝ વર્લ્ડ ખાતે ટેબલ ટેનિસ તથા રાણાકંડોરણા ઈન સ્ક્રલ ખાતે કબડ્ડી અને એથ્લેટીક્સની તાલીમ આપવામાં આવી હતી

રમતોમાં ભાગ લીધેલા ખેલાડીઓને ગુજરાત સરકાર તરફથી કેપ ટી શર્ટ પૌષ્ટિક અલ્પાહાર અને પ્રવાસ ખર્ચ પણ આપવામાં આવ્યો હતો

પરિણામે બે દિવસ પશ્ચિમી દબાણ ઉભું થાય તેવું જણાવ્યું છે તેના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે હવાના હળવા દબાણની અસરના કારણે આજે ડાંગ વલસાડ સાબરકાંઠા બનાસકાંઠામાં વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર કમોસમા વરસાદ થયો હતો વાવ થરાદ અને સુઇગામમાં એકાએક વાતાવરણ પલટાયું હતું અને પવન સાથે વરસાદ થયો હતો વાવ અને સુઇગામ તાલુકાના વિસ્તારોમાં બરફના કરા પડયા હતા અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે આજે બપોર બાદ આકાશમાં વરસાદી વાદળા છવાઈ ગયા હતા અને ભાવનગરમાં હલુરીયા ચોક અને મેઘાણી સર્કલ વિસ્તારમાં અમૂક જગ્યાએ વરસાદી છાટાં પડ્યા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી છે અને ચોમાસું નજીકમાં હોય તેવું વાતાવરણ બન્યું હતું લોકોને ગરમીમાં રાહત થઈ હતી